આજે રાજ્ય વિધાનસભામાં ક્રષિમંત્રી દ્વારા એક લેખિત જવાબમાં આ માહિતી આપવામાં આવી હતી

રાજ્યના મત્સ્યઉદ્યોગ વિભાગના મંત્રી દ્વારા આજે રાજ્યવિધાનસભામાં એક લેખિત જવાબમાં આ માહિતી આપવામાં આવી હતી ઉમરેઠના ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પરમાર અને ખંભાતના ધારાસભ્ય શ્રી મહેશ રાવલના અલગ અલગ પ્રશ્નોના જવાબમાં મત્સ્યઉદ્યોગ મંત્રી એ જણાવ્યું હતું કે રાજ્યના માછીમારોને દરિયામાં તેમની ઓળખ પ્રસ્થાપિત કરવા માટેની યોજનાના ભાગરૂપે આ બાયોમેટ્રિક કાર્ડ આપવામાં આવે છે રાઇડ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે અમદાવાદમાં કાંકરીયા એમ્યુઝમેન્ટ પાર્કમાં થયેલી રાઇડ દુર્ઘટનાને રાજ્ય સરકારે ગંભીરતાથી લીધી છે અને જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની સૂચનાઓ આપી દેવામાં આવી છે મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં ભવિષ્યમાં આવી ઘટનાઓ ઘટે નહિ તેની સતર્કતા રાખવાની સૂચનાઓ પણ આપી છે તેની વિગતો આપતાં કહ્યું કે ગુજરાતમાં અનેક સ્થાનોએ એમ્યુઝમેન્ટ એન્ટરટેઇનમેન્ટ પાર્કસમાં આવી રાઇડસ ચાલતી હોય છે

શ્રી વિજયભાઇ રૂપાણીએ આ સંદર્ભમાં ઉમેર્યુ કે આવી રાઇડસના પરિણામે કોઇની જિંદગી જોખમાય નહિ તેમજ દુર્ઘટનાઓ થાય નહિં તે માટે પૂરતી ચકાસણી સાથે મંજૂરી આપવામાં આવે તેમજ વખતોવખત ઇન્સ્પેકશન થાય એવી ઝીણવટભરી તકેદારી ધ્યાનમાં લઇ પગલાં ભરવામાં આવશે મુખ્યમંત્રીશ્રીએ અમદાવાદની રાઇડ દુર્ઘટના સંદર્ભમાં સંચાલકો સામે પૂરતાં પગલાં રાજ્ય સરકારે લીધા છે તેની પણ જાણકારી આપી હતી

ઘટનાની સમીક્ષા બાદ શ્રી જાડેજાએ જણાવ્યું હતું કે એમ્યુઝમેન્ટ પાર્કમાં અકસ્માતે રાઈડ તૂટી હતી

જી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે શ્રી જાડેજાએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અમદાવાદ મહાનગરપાલિકા તથા પોલીસ તંત્રના સતત સંપર્કમાં છે અને ઈજાશ્રસ્ત લોકોને જેટલી જરૂર હોય તેટલી તમામ સારવાર આપવા તંત્રને તાકીદ કરી છે ઈજાગ્રસ્તોની સારવારનો સંપૂર્ણ ખર્ચો અમદાવાદ મહાનગરપાલિકા આપશે દરમ્યાન આ ઘટનાને પગલે રાજકોટ મહાનગરપાલિકાને તેના કાર્યક્ષેત્ર હેઠળ રેસક્રોસ ગાર્ડન ફનવર્લ્ડ વગેરે વિસ્તારોમાં કાર્યરત મોટરથી ચાલતી રાઇડ્સના ફિટનેસ સર્ટી અને પોલિસ એન ઓ સી

દસ્તાવેજ રજૂ કર્યા વિના રાઇડ્સ સંચાલન તઇ રહ્યાનું જજ્ઞાશે તો શિક્ષાત્મક કાર્યવાહી કરવાની પણ તાકીદ કરવામાં આવી છે

આર પી એફ

જૂનાગઢ ચૂંટણી જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા સંકલ્પ પત્ર જાહેર કરાયો છે તેના મુખ્ય મુદ્દાઓમાં પ્રવાસન થકી રોજગારી અને ચાલુ વર્ષમાં ગિરનાર રોપ વે પ્રોજેક્ટ પૂર્ણ થશે

પુજા અર્ચન ઉપર શ્રહણનો વેધ લાગતો હોવાથી અંબાજી મંદિર નાં દર્શન આરતી નાં સમય માં ફેરફાર કરવામાં આવ્યો છે સવારે સાડા સાત કલાકે થતી મંગળા આરતી સવારે છ વાગ્યે કલાકે કરાશે સાંજની સાત વાગ્યાની આરતી બપોરે સાડા ત્રણે કરાશે સાંજના સાડાચાર કલાક બાદ મંદિર બંધ રહેશે